આવતીકાલથી ભાવવધારો લાગુ પડશે

વેબસાઇટ ઉપર પરિણામ મુકાશે

પુછપરછ માટે ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે લવાઇ રહ્યાં છે

ગાંધીનગર ખાતે પત્રકારોને સંબોધતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સરકારે પાંચ વર્ષમાં કરેલી કામગીરીને મતદાર આલમે વધાવી લીધી હોય તેવી રૂખ એક્ઝિટ પોલમાં વ્યક્ત થાય છે જેને વિકાસના રાજકારણનો ઉત્તમ દાખલો ગણી શકાય

ડી એ ને બહુમતી આપતાં વિવિધ ટીવી ચેનલના એક્ઝિટ પોલને નકારી કાઢતાં જજ્ઞાવ્યું છે કે મતગજાતરીમાં આ તમામ એક્ઝિટ પોલ જુક્રા સાબિત થશે પ્રદેશ કોંત્રેસ પ્રમુખ શ્રી અમીત ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રિયમંત્રી શ્રી ભરતસિંહ સોલંકીએ આજે વડોદરામાં એવો દાવો કર્યો હતો કે ગુરૂવારની મતગણતરીમાં તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે અને કોંગ્રેસના નેતૃત્વમાં યુ

ની સરકાર રચાશે

આણંદ ખાતે ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી છે દૂધનો નવો ભાવ આવતીકાલે સવારથી લાગુ પડશે ઉનાળામાં દૂધની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતા ભાવ વધારવાની ફરજ પડી હોવાનું કારણ અમૂલ દ્વારા અપાયું છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ તથા અમૂલ ટી સ્પેશ્યલ સહિત તમામ પ્રકારના દૂધમાં લીટર દીઠ બે રૂપિયાનો વધારો કરાયો છે

સોઢીએ આ અંગે વ્ધ્ માહિતી આપી હતી

સભામાં બંને સહકારી સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડે સંસ્થાના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા

રાજ્ય ચૂંટણીપંચ અને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ લોકસભા બેઠકો ઉપર થનાર મતગણતરી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે

રાજકોટ મતગણતરી રાજકોટ ખાતે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી ઇજનેરી કોલેજ ખાતે યોજાનાર હોવાથી ત્યાં વ્યવસ્થા ગોઠવણીનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે

ભાજપ તરફથી વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા તો કોંગ્રેસ તરફથી લલિતભાઇ કગથરા મુખ્ય હરીફ છે ઇજનેરી કોલેજના સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ તથા વીવીપેટ રખાયા હોવાથી તેની સલામતી માટે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

કચ્છ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની સાત બેઠક પ્રમાણે ગણતરીના ટેબલ ગોઠવાશે

જેમાં દરેક વિધાનસભાના કર્મચારીઓ હાજર રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે જી

વેબસાઈટ ઉપર મુકાયા બાદ માર્ગશીટનું વિતરણ અગિયાર વાગ્યે શાળાઓ દ્વારા કરાશે

રીઝલ્ટ જાણવા માટે લોગીન તરીકે વિદ્યાર્થીનો રોલનંબર અથવા જન્મતારીખ દાખલ કરવાની રહેશે સ્કીન ઉપર માર્કશીલ ખુલે તેની પ્રિન્ટ પગ્ન કાઢી શકાશે બોર્ડ દ્વારા મોબાઇલ એપ પણ તૈયાર કરાઇ છે જેને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

બોર્ડર સિક્યુરીટી ફોર્સની પેટ્રોલીંગ ટુકડીએ ઘુસણખોર ઝડપાયા બાદ ક્રિક વિસ્તારમાં ચોક્સાઇ વધારી દીધી છે પાકિસ્તાની ઘુસણખોરને પુછતાછ માટે ઇન્ટ્રોગ્રેશન સેન્ટર ખાતે લવાઇ રહ્યા છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

ચોમાસુ બેસે અને જળાશયમાં નવું પાણી આવે ત્યાં સુધી કરકસર વડે પાણી વાપરવાની અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે

જળાશયનો હવાલો સંભાળતા અધિકારીઓએ જાહેર જનતા તથા ખેડૂતોને પાણીના વપરાશમાં કરકસર કરવાની અપીલ કરી છે

કસ્ટમ અધિકારીઓની અંગ તપાસમાં શરીરમાં ક્યાંક સોનું છુપાવ્યાનું જજ્ઞાતા દાજ્ઞચોરીના આરોપી પ્રવાસીને ઝડપી લેવાયો હતો અને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ખસેડાયો હતો

સાડી તથા ડ્રેસ મટીરીયલ્સનું દાન એકત્ર કરી ઓડિશા મોકલવાની જહેમત શરૂ થઇ છે

સમ્નહલગ્ન રાજપીપળા ખાતે આદિવાસી સમાજ હેલ્થ ગ્રુપ દ્વારા ચોથો આદિવાસી સમૂહ લગ્નોત્સવ યોજાઇ ગયો

આ પ્રસંગે આદિવાસી હેલ્થ ગ્રુપનાં પ્રમુખ મહામંત્રી આદિવાસી આગેવાનો રાજકીય આગેવાનો અને દાતાઓએ હાજર રહી નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા

આદિવાસી વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં પ્રાચીન મંદિરો અને તીર્થધામોમાં ભવ્ય મેળાઓ ભરાય છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ મંદિરોમાં શ્રીફળ વધેરી તેના છોતરાને ફેંકી દે છે

ડાંગ ક્રિકેટ ખેલાડી ડાંગના યુવા ક્રિકેટ ખેલાડી જીત્કુમારનો નેશનલ પ્લેયર લીગ માટે પસંદગી થતા ગુજરાતના ખેલક્રદ ક્ષેત્રમાં આનંદની લાગણી છવાઇ છે

સ્પોર્ટસ પ્રમોશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના પસંદગીના મત પ્રમાકો જીતકુમારની પ્રતિભા તેને ટોચનું સ્થાન જરૂર અપાવશે